કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાવાની છે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર ગોવા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ દાદરાનગર હવેલીનો સમાવેશ કરવામાં આવેલો છે આ બેઠકમાં રાજયોના મુખ્યમંત્રીશ્રીઓ સંબંધિત મંત્રીઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકો અને વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે બેઠકમાં આંતર રાજયોના પ્રશ્નો સંબંધીત ચર્ચા વિચારણા થશે અને તેનું નિરાકરણ લાવવામાં આવશે

શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઈકાલે ગાંધીનગર ખાતે શિક્ષક સમુદાયને સંબોધતા તે આ મુજબ જણાવ્યું

આ મુલ્યાંકનમાં શિક્ષક દ્વારા શરતચૂકથી થતી ભૂલોને કારણે વિદ્યાર્થીની કારકિર્દી ડહોળાઈ ન જાય તે માટે હવેથી શિક્ષકે પેપર મુલ્યાંકન કામગીરી ખુબ જ સાવચેતીપૂર્વક કરવાની રહેશે

આ શિક્ષકોને પેપર તપાસણી અંગે માર્ગદર્શન અપાશે અમારા પ્રતિનિધિ ઉમેરે છે કે તપાસણીમાં ભુલ બદલ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષકો પાસેથી દંડ વસુલાશે

ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજયમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં ગઈકાલે યોજાયેલી બેઠકમાં આ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

આ કાર્યક્રમોમાં નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા વિજ્ઞાન મેળાઓ વિજ્ઞાન ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે વિવિધ ફેલોશીપનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી રેલવે મંજુરી મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાઁધીનગર ખાતે ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં વડોદરા નજીક આવેલ વાઘોડીયાના પીપળિયા ગામે દેશની પહેલી રેલ્વે યૂનિવર્સિટી માટે રાજ્ય સરકાર દ્વારા જમીન ફાળવા માટે મંજૂરી આપવામાં આવી હતી

આ અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આ યૂનિવર્સિટીમાં રેલ્વેના વિવિધ અભ્યાસક્રમો તેમજ રેલ્વે કર્મચારીઓને તાલિમ પણ આપવામાં આવશે આ સિવાય આ યૂનિવર્સિટીમાં વિવિધ કોલેજો તેમજ હોસ્ટેલો બનવામાં આવશે

પ્રધાનમંત્રી ગુજરાત ભવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બીજી સપ્ટેમ્બરે દિલ્હીમાં વધુ એક ગુજરાત ભવનનું ઉદઘાટન કરશે જેમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો હાજર રહેશે

દિલ્હીના અકબર રોડ પર બનાવેલ ગરવી ગુજરાત ભવન ના ઉદ્વાટન સમારોહમાં ગુજરાત રાજ્યની ઝાંખી કરાવતા તમામ ક્ષેત્રના કલાકારો દ્વારા ખાસ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે રાજયપાલ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આબોહવા પરિવર્તન અને પ્રદ્ધષણ જેવી માનવ સર્જીત સમસ્યાના ઉકેલ માટે ઈશ્વરે નિર્માણ કરેલી જીવન વ્યવસ્થા અપનાવવા પ્રાકૃતિક ખેતી અને ગામ આધારીત કૃષિ અપનાવવા અનુરોધ કર્યો છે બારેજા ખાતે આંખની હોસ્પિટલમાં ઉભી કરાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરતા રાજયપાલશ્રીએ ઉમેર્યુ કે આજે પ્રવર્તી રહેલી વિવિધ બિમારીઓ માટે માનવીની કુદરત થી દુર જવાની વૃતિ જવાબદાર છે તેમણે તંદુરસ્તી કાયમી જળવાઈ રહે તેવી સ્થિતિનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે રાજયપાલશ્રીએ દાતાઓનું સન્માન કર્યુ હતું

રાજયના ખ્યાતનામ સીનીયર એડવોકેટ શ્રી પ્રશાંતભાઈ દેસાઈ બાર કાઉન્સીલના મેમ્બરશ્રીઓ શ્રી કીરીટભાઈ બારોટ શ્રી પરેશ જાની તથા વિવિધ બારના હોદેદારશ્રીઓ શ્રી નિલેષ ત્રિવેદી શ્રી હરેશ ભવાનીવાલા શ્રી રાજેશ પારેખ ગુજરાત કંપની સેક્રેટરી ઈન્સ્ટીટયુટના પ્રમુખશ્રી મેહુલ રાજપુત અને ઉપપ્રમુખ શ્રી તા

ભાજપાના પ્રદેશ મહામંત્રી શ્રી કે

ચુંટણી નગરપાલિકા પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના લાલેશ ઠક્કર સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે પાટણ નગર પાલિકાના તમામ સભ્યોની ઉપસ્થિતમા ચૂંટણી પ્રકિયા હાથ ધરાઈ હતી જેમાં એકમાત્ર કોંગ્રેસના સભ્ય લાલેશ ઠક્કરે ઉમેદવારી નોંધાવી હતી જેમને કોંગ્રેસ ઉપરાંત ભાજપે પણ સમર્થન કરતા ઉપપ્રમુખ પદે લાલેશ ઠક્કર બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે બનાસકાંઠા જિલ્લાની કોંગ્રેસ શાસિત કાંકરેજ તાલુકા પંચાયત ઉપર ભાજપ કબજો મેળવ્યો છે

આ માટે ખેડૂતોએ પોતાના આધાર નંબર બેંક પાસબુક અથવા બેંક ખાતાની વિગતો સાથે નજીકના સીએસસી સેન્ટર પર નોંધણી કરાવવાની રહેશે જે નિઃશુલ્ક રહેશે જે તે ખેડૂત તેની ઉંમર પ્રમાણે દર મહિને રૂ

જે અંતર્ગત સ્વચ્છતા અંગે લોક જાગ્રતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જે અંતર્ગત સ્વચ્છતા રેલી ઢોલ નગારા દ્વારા જાગૃતિ શેરી નાટક ભવાઈ પ્રભાત ફેરી તથા શાળા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાશે આ ઉપરાંત વિવિધ મીડીયા તથા આઉટ ડોર પ્રચાર પ્રસાર દ્વારા લોક જાગૃતિ કેળવાશે વાસ્તવિક નીરીક્ષણ નાગરીકોના પ્રતિભાવો ઉપલબ્ધ સેવાઓમાં પ્રગતિ જેવા માપદંડોને આધારે ગામડાઓનું તા

આ ઉપરાંત સ્વચ્છતા અંગે નાગરીકો પોતાના પ્રતિભાવ આપી શકે તે માટે ઓન લાઈન એપ્લીકેશન પણ શરૂ કરાઈ છે ટ્રેન રેલવે મંત્રાલય દ્વારા દેશની સૌપ્રથમ આઈ

નિગમ દ્વારા સંચાલિત ટ્રેન અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વચ્ચે શરૂ કરવા મંજુરી આપી દીધી છે